પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશનાં ફેરીયા અને લારી ગલ્લાવાળાઓ સાથે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના અંગે વાતચીત કરી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આ કાર્યક્રમમાં વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા શ્રી મોદીએ ઇન્દોર રાયસેન અને ગ્વાલિયર જીલ્લાનાં લાભાર્થીઓ સાથે વાયચીત કરી હતી

મઘ્યપ્રદેશનાં સાડા ચાર લાખ ફેરીયાઓએ આ યોજના અંતર્ગત નોંધાણી કરાવી હતી જેમાંથી ચાર લાખ થી વધુ ફેરીયાવાળાઓને ઓળખપત્ર તથા પ્રમાણપત્ર અપાઈ યૂક્યા છે પોર્ટલનાં માધ્યમથી બે લાખ પીસ્તાળીસ હજાર લાભાર્થીઓની અરજી બેંકોમાં મોકલાઈ છે

કિસાન રેલ દેશની બીજી અને દક્ષિણ ભારતની પહેલી કિસાન ટ્રેનને આજે આંધ્રપ્રદેશના અનંતપુરથી દિલ્ફી જવા રવાના કરાઇ ક્રષિ અને કિસાન કલ્યાણમંત્રી નરેન્દ્ર સિંહ તોમર રેલ્વે રાજ્યમંત્રી સુરેશ સી અંગાડી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગમોહન રેડ્રીએ વિડીઓ લિંકના માધ્યમથી આ ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતુ

તેમણે જણાવ્યું હતું કે ગયા કેન્દ્રીય અંદાજપત્રંમાં ખેતપેદાશોના વહન માટે ખાસ કિસાન રેલ શરૂ કરવાની જાહેરાત કરાઇ હતી મંત્રીએ વધુમાં કહ્યું કે બાગાયતી પેદાશોના ઝડપી વહન માટે કિસાન ઉડાન કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ કરાશે

ભારતીય ઉદ્યોગ મહાસંઘ સીઆઇઆઇ દ્વા રા ગઇકાલે આયોજીત રેલ કનેકટના બીજા સંમેલનને સંબોધતા તેમણે આ અપીલ કરી હતી શ્રી ગોયલે પરીવહન ક્ષેત્રે ઓછા ખર્ચના ઉપાય શોધવા અને પરીવહનના દરો ઓછા કરવામાં રેલવે સાથે સહયોગ અને સહભાગીતા કરવાનો અનુરોધ કર્યો હતો મંત્રીએ આત્મનિર્ભર રેલવે માટે રેલવે અને ઉદ્યોગ જગતની ભાગીદારી પર ખાસ ભાર મુકયો હતો

જે અત્યાર સુધીનો ક વિક્રમ છે

કોરોનાનો ચેપ લાગ્યો હોવાની શંકાવાળા દર્દીઓને ઝડપથી શોધી કાઢી તેમને સારવાર અપાઇ રહી છે

ગઇકાલે પત્રકારોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે દસકાઓથી રસીઓનો સફળ ઉપયોગ થઇ રહ્યો છે અને શીતળા તથા પોલીયો નાબુદીનું શ્રેય આ રસીઓને જાય છે કોંગોમાં ઇબોલા પર નિયંત્રણ માટે પણ ઇબોલા પ્રતિકારક રસીની મદદ મળી હતી વિશ્વ આરોગ્ય સંસ્થાના વડાએ ઉમેર્થુ હતું કે કેટલાક દેશોમાં તમામ લોકોને રસી આપવાના બદલે તમામ દેશોના કેટલાક લોકોને રસી આપવી જોઇએ રસીને લઇને રાષ્ટ્રવાદીપણાની સંક્રચિતતાથી આ સમસ્યામાં ઓર વધારો થશે

દેશમાં રોકાણ દરમિયાન તેઓ બાલા હવાઇ દળ મથકે રફાલ યુધ્ધ વિમાનોને હવાઇ દળમાં વિધિવત સામેલ કરવા માટેના ખાસ સમારોહમાં ઉપસ્થિત રહેશે

ફાંસના સંરક્ષણ મંત્રી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત દોવલ સાથે પણ બેઠક કરશે આ મુલાકાત દરમિયાન ભારત પ્રશાંત ક્ષત્રમાં વફાણવટા સલામતી અને ત્રાસવાદનો સહિયારો સામનો જેવી સંરક્ષણ સહકારની બાબતો વિશે બંન્ને પક્ષો વચ્ચે ચર્ચા મંત્રણા થશે

આ અંગે કુલગામના પોલીસ અધિક્ષક ગુરવિંદર પાલ સિંહે જણાવ્યું હતું કે દ્રક ડ્રાઇવર અને તેમાં સવાર વ્યક્તિની પૂછપરછ બાદ આતંકવાદી હોવાની પુષ્ટિ કરાઇ હતી

અધિકારીઓએ જણાવ્યું કે ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામીન નેતાન્યાહુ અને યુએઇના વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બીન જાયેદ અમ નાયહાન બંને દેશોના પ્રતીનિધિ મંડળનું નેતૃત્વ કરશે

એજન્સીઓના અહેવાલ અનુસાર નબળા વર્ગના લોકો પ્રદુષણનો વધુ શિકાર બને છે અને તેમની સુરક્ષા માટે કડક પગલા લેવા પડશે યુરોપીય સંઘના પર્યાવરણ કમિશ્નરે કહ્યું કે પર્યાવરણની સ્થિતિ અને લોકોના આરોગ્ય વચ્ચે સ્પષ્ટ સંબંધ છે